પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે

ઉમેદવારનું મતદાન અબડાસા બેઠક માટે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ મોટી વિરાણી ગામે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે તેમના નજીકના હરીફ એવા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંઘાણીએ નખત્રાણામાં મતદાન કર્યું હતું કચ્છ ના સાંસદ વિનોદ ચાવડાએ પોતાના ગામ સુખપર રોહા ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ધારી ના ભાજપ ઉમેદવાર જે

કાકડિયા એ પોતાના પરિવાર સાથે ચલાળા ખાતે તો તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના સુરેશ કોટડીયા એ ક્રબડા ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો

મોરબી બેઠકના ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાએ માળિયાના યમનપર ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું તો કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલે મોરબી ખાતે બોયઝ હાઈસ્કૂલમાં મતદાન કર્યું હતું સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મોરબીમાં મતદાન કર્યું હતું

આ કાર્યક્રમમાં નડિયાદ કલામંદિર ના કલાકારો દ્વારા સરદાર પટેલ ઉપર નાટક ભજવાયું હતું